પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

રાજય સરકાર ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે કોવિડ માટે રાજયસરકારની તમામ મશીનરી લાગેલી છે રાજય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડેસીવીરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતી થી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે

આ અંગે વધુ માહિતી આપતાં ધારી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અંશુમન શર્માએ જણાવ્યું કે સફારી પાર્કના ટીકીટ બુકીંગ કરતા ક્લાર્કનો કોવીડનો રિપોર્ટ પોઝિટિવ આવતા સફારી પાર્ક આગામી ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

સતત વધી રહેલા કેસને લઇ લોકોને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બોટાદ શહેરમાં આવેલ નવ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલ તરીકે કોવિડ સારવાર માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મંજૂરી આપવામાં આવી છે

કોવિડ લક્ષણો ધરાવતા અને સ્વ ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ઈચ્છતા લોકોને તેનો લાભ લેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે

આ દર્દીઓનાં આરોગ્યની વિશેષ સારવાર થશે આરોગ્ય સ્ટાફની સાથે મશીનરી લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે બે દિવસમાં દર્દીઓ માટે આઈસીયુની વ્યવસ્થા સાથે હોસ્પીટલ કાર્યરત થઈ જશે

આ પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન બનાવી પાઈપ મારફતે દર્દીઓને પહોંચાડાશે કેન્દ્ર સરકારની સહાયથી બે કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલાં આ પ્લાન્ટમાં એક દિવસનો એક હજાર પચાસ કિલો ઓક્સિજન તૈયાર કરાશે

આ બિલ્ડિંગમાં વીજળી પીવાના પાણી હવા ઉજાસ સહિતનું ઇન્ફાસ્ટકચર છે

સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ યૌધરી મંત્રી હરેશભાઈ યૌધરી સહિત સમાજના વડીલોએ પાટણ જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવાના શુભઆશયથી અને મહામારીના આ સંકટ વચ્ચે નિર્ણય લઈ પાટણ અધિક કલેકટરને લેખિત જાણ કરી છે

સાપુતારામાં લારી ગલ્લા રેંકડી વાળા તેમજ નાની રેસ્ટોરન્ટ ચલાવવા વાળા અને મોટા વેપારીઓએ સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કર્યું છે કોઈપણ પ્રવાસી સાપુતારા ન આવે તેવી અપીલ કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં ધીરેધીરે કોરોના સંક્રમણ વધુને વધુ ફેલાઈ રહ્યું છે અને સાપુતારા મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલું છે ત્યારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે